પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું હતું આ વખતે પ્રથમવાર પોસ્ટલ બેલેટના મતોની ગણતરી અલગ રુમમાં કરવામાં આવશે

ઈવીએમના જે જે વિધાનસભા રાઉન્ડ પૂર્ણ થયેલ મતગણતરી બાદ પ પ બુથોના વીવીપેટના ઓબ્ઝર્વર અને ચૂંટણી અધિકારી દ્વારા ડ્રો પધ્ધતિથી ચીક્રી કાઢી વીવીપેટના મતોનું કાઉન્ટીંગ કરાશે તો સર્વિસ વોટરએ આપેલ મતનું બારકોડેડ સ્કેનર ચેક કરવામાં આવશે એવું જાણવા મળેલ છે

અગત્યની જાહેરાત સમાચાર વિભાગ દ્વારા મતગણતરી અંગેના વિશ્વસનીય અને છેલ્લામાં છેલ્લા પરિણામો લોકો સુધી પહોંચાડવા વિશેષ સમાચાર બુલેટીનનું આયોજન કરાયું છે

આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું

આ અંગેની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એરપોર્ટ રોડ ઉપર સહયોગનગર થઇ રોટરી નગર તરફ જઇ શકશે ઉપરોકત અનુસૂચિમાંથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉમેદવારો તમામ સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ અવર જવર કરી શકશે તેમજ સરકારી કોલેજમાં અભ્યાસ કરતા તથા વસવાટ કરતા વ્યકિતઓ અવર જવર કરી શકશે આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ પરના વાહનો ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા અધિકૃત કરેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહીં તેમ જણાવાયું હતું

નેહલ ઠક્કર હવામાન રાપર તાલુકાના ખાંડેક ગામથી શ્રોતામિત્ર કરમશીભાઈએ ટેલિફોનીક વાતચીત દ્વારા જણાવ્યું હતું કે આજે બપોરે ખાંડેક હમીરપર નાની અને આસપાસના વિસ્તારોમાં વંટોળ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો દરમિયાન કચ્છ સહિત રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે હીટવેવની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે બીજી બાજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને તેની આસપાસના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના હોવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે